વેણુગોપાલે સર્વોચ્ય અદાલતને કહ્યું છે કે પ્રસાર માધ્યમો તેમના માટે પ્રતિબંધિત હૃદમાં પગપેસારો કરી રહ્યા હોવાથી વાણી સ્વાતંત્ર્ય અને અદાલતનો અનાદર વચ્ચે સમતુલા જાળવવાની તાતી જરૂર છે

અમિત શાહ રાહુલ ગાંધી કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ ગઇકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં આવી પહોચ્યા છે ગઇકાલે બપોરે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી

પાટીલ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત અગ્રણીઓએ અમદાવાદ વિમાની મથકે ગૃહમંત્રીને આવકાર્યા હતા ગૃહમંત્રી આજે ભાજપના આગેવાનો સાથે પેટાયુંટણી અંગે ચર્ચા વિચારણા કરે તેવી શકથતા છે આ રોકાણ દરમિયાન શ્રી અમિત શાહ અમદાવાદ શહેર અને તેમના મત વિસ્તારના કેટલાક સ્થળોની મુલાકાત લે તેવી પણ શકયતા છે દરમિયાન કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષ રાહ્લ ગાંધી પણ આ મહિનાના અંતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા યુંટણીના સંદર્ભમાં રેલી યોજ તેવી શકયતા છે

સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે

જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપુર થાળી બનાવશે સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતો નો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે

ભારે ઉદ્યોગ વિભાગે યાર્જિંગ સંબંધિત માળખાકીય સુવિધા તૈયાર કરવા અને સંચાલન હેતુથી સરકારી સંસ્થા જાહેર ક્ષેત્રના એકમો જાહેર ક્ષેત્રના ખનીજ તેલ એકમો તથા જાહેર અને ખાનગી ક્ષેત્રો પાસેથી આવેદન પત્રો મંગાવ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે મુંબઈ પુણે અમદાવાદ વડોદરા દિલ્ફી આગ્રા યમુના એક્સપ્રેસ વે બેગ્લુરૂ મૈસૂર બેંગ્લુરૂ ચૈનઇ સુરત મુંબઈ આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે ઉપરાંત દિલ્ફી શ્રીનગર દિલ્ફી કોલાકાતા આગરા નાગપુર મેરઠ ગંગોત્રીધામ મુંબઈ દિલ્ફી મુંબઈ પણજી મુંબઈ નાગપુર મુંબઈ બેંગ્લુરૂ અને કોલકાતા ભુવનેશ્વર સહિત અન્ય ધોરીમાર્ગો ઉપર પણ ઇલેક્ટ્રીકલ વાહન ચાર્જિંગ માળખા વિકાસનું આયોજન છે

ભારતના વિદેશમંત્રી ડો જયશંકર અને નોર્વેના વિદેશમંત્રી ઇને સોરિડે આ વર્ચ્યુઅલ બેઠકમાં કોવિડ સામેની લડતમાં સહયોગની પ્રતિબદ્ધતા દોહરાવી હતી બંને વિદેશમંત્રીઓએ સંયુક્ત રીતે કોરોના રસી બનાવવાના કોલેક્સ અભિયાનનું સ્વાગત કર્યું બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો બાંગ્લાદેશ મુજીબૂર રહમાન બાંગ્લાદેશના માહિતીમંત્રી ડોકટર હસન મહમૂદે કહ્યું છે કે બંગ બંધુ શેખ રહેમાનની આત્મકથા પર આધારિત અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ નિર્દેશિત ફિલ્મ મૂજીબ શતાબ્દી વર્ષ દરમિયાન પૂર્ણ કરી લેવાની યોજના છે તેમણે કહ્યું કે મુક્તિ સંગ્રામ ઉપર એક વધુ ચલચિત્ર બાંગ્લાદેશ નિર્દેશક અને ભારતીય નિર્દેશકના સહયોગથી બનાવવાની યોજના છે ડોકટર હસન મહમૂદ ગઇકાલે ઢાંકામાં નવનિયુક્ત ભારતીય હાઇકમિશનર વિક્રમ દોરાઇ સ્વામી સાથે શુભેચ્છા મુલાકાત બાદ પત્રકારોને સંબોધન કર્યું હતું ભારત બાંગ્લાદેશના ધનિષ્ઠ સંબંધોને ટાંકીને ડોકટર હસને કહ્યું કે આ સંબંધો અતુલનીય છે કારણ કે તે લોહીથી લખાયા છે

માહિતી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે ડોકટર હસન મહમૂદે પ્રશિક્ષણ અને ફિલ્મોના આદાન પ્રદાન માટે બંન્ને દેશો વચ્ચે ખાસ કરીને મહિલા પત્રકારોના મુલાકાતની સંભાવના ઉપર ચર્ચા કરી

વેણુગોપાલે સર્વોચ્ય અદાલતને કહ્યું છે કે પ્રસાર માધ્યમો તેમના માટે પ્રતિબંધિત હૃદમાં પગપેસારો કરી રહ્યા હોવાથી વાણી સ્વાતંત્ર્ય અને અદાલતનો અનાદર વચ્ચે સમતુલા જાળવવાની તાતી જરૂર છે ગઇકાલે વાણી સ્વાતંત્ર્યના હક અંગેની જાહેર હિતની અરજી પરની સુનાવણીમાં ન્યાયમૂર્તિઓ એ એમ ખાનવીલકર બી

ગવઈ અને ક્રિષ્નમૂર્તિની ખંડપીઠ સમક્ષ વ્યાપક મુદ્દાઓ વિશે બોલતા એટર્ની જનરલે કહ્યું હતું કે આ મુદ્દાએ આજે ગંભીર રૂપ લીધું છે તેમણે ઉમેર્યું હતું કે આરોપીઓની અંગત વોટ્સએપ વાતચીત સાથે ટીવી ચેનલો જાહેર થઈ રહી છે અને અદાલતમાં તેના આધારે જામીન અરજી કરાઈ રહી છે આ બાબત આરોપીઓના અધિકારો પ્રત્યે પક્ષપાત તેમજ ન્યાયસંચાલન માટે બહ્ ખતરારૂપ છે

મોટા કેસોમાં આરોપીની જામીન અરજી જ્યારે સુનાવણી માટે આવે છે ત્યારે પ્રસાર માધ્યમોના અહેવાલો જાહેર કરાય છે જે આરોપીની જામીન અરજીને નુકસાન કરે છે કોરોના દેશ ભારતે અત્યાર સુધીમાં નવ કરોડથી વધુ કોવિડ પરીક્ષણ કરીને નવી સિદ્વિ મેળવી છે